આવતીકાલે ઉમેદવારીપત્રોની યકાસણી થશે પરીણામે સાંજ સુધીમાં ચુંટણી ચિત્ર સ્પષ્ટ બનશે દરમિયાન મહારાષ્ટ્રમાં આજે રવિવારના કારણે રાજકીય કાર્યાલયો પર કાર્યકરોની ભીડ જાવા મળી હતી તથા ઘેર ઘેર પ્રયારનો પણ આરંભ કરી દીધો છે

ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી છે આવતીકાલે ઉમેદવારી પાછી ખેંયવાનો છેલ્લો દિવસ છે

શ્રી જાવડેકરે કહયું કે ખીણ પ્રદેશમાં માધ્યમોને કોઈ જ સમસ્યા નથી અને તમામ અખબારો નિયમિત રીતે પ્રકાશીત થાય છે

માનવ અધિકારોના ઉલ્લંધનના આંતરરાષ્ટ્રીય માધ્યમોના અહેવાલોને તેમણે નકારી કાઢયા હતા

તેમણે કહયું કે આ ઐતિહાસીક પગલાં અંગે લોકો જ યર્ચા કરી રહ્યાં છે

તેમની જાહેર સલામતિ કાયદા હેઠળ તેમના ઘેર જ અટકાયતન હેઠળ રાખવામાં આવ્યા છે જમ્મુ કાશ્મીર વહીવટી તંત્રે ગઈકાલે પ્રતિનિધિ મંડળને પ્રમુખ ફારૂક અબ્દુલ્લાહ અને ઉપપ્રમુખ ઓમર અબ્દુલ્લાહને મળવા મંજુરી આપી હતી

જમ્મુ પ્રાંત પ્રમુખ દવિન્દરસિંહ રાણાએ પક્ષ પ્રમુખ ફારૂક અબ્દુલ્લાહ અને ઉપપ્રમુખ ઓમર અબ્દુલ્લાહ સાથેની બેઠક બાદ જાહેરાત કરી છે કે જયાં સુધી પક્ષના નેતાઓને છોડવામાં નહી આવે ત્યાં સુધી તેઓ યુંટણીમાં ભાગ નહી લે

આ અંગેનું જાહેરનામું પહેલી ઓકટોબરે બહાર પાડવામાં આવ્યું છે

આજે ભુવનેશ્વરમાં વિશ્વ કવિતા કોંગ્રેસની બેઠકના સમાપન સમારોહમાં બોલતાં તેમણે કહ્યું કે વિશ્વમાં દયાભાવ ફેલાવવા માટે કવિતા એ સશકત સાધન છે સામાજિક પરીવર્તન માટે તે ઉદૃપકની ભૂમિકા ભજવી શકે ઉપરાષ્ટ્રપતિએ કહયું કે કવિ લેખક કલાકાર ગાયકની પણ ડોકટર એન્જીનીયર અને વિજ્ઞાની જેટલી જ જરૂર છે તેમણે શાળાઓમાં કાવ્ય પઠન અને તેને આવકારવાની બાબતોને અભ્યાસક્રમના ભાગરૂપે કરજીયાત કરવા જણાવ્યું શ્રી નાયડુએ યુનિવર્સીટીઓમાં સાહિત્ય અને સમાજવિજ્ઞાનના શિક્ષણને પ્રોત્સાહન આપવા જણાવ્યું હતું

બાદમાં પત્રકારો સાથેની વાતયીતમાં શ્રી મોહંતીએ કહ્યું કે તેઓ રાજયમાં ન્યાયતંત્રમાં સુધારાઓ માટે પ્રયત્ન કરશે

રાજયપાલ બાંડારૂ દત્તાત્રેચે સિમલામાં રાજભવન ખાતે શપથ લેવડાવ્ય હતા આ પ્રસંગે મુખ્યમંત્રી જયરામ ઠાકુર હાજર રહ્યા હતા હિમાચલ પ્રદેશ અને મદ્રાસ હાઈકોર્ટના ન્યાયાધીશો એડવોકેટ જનરલ પોલીસ વડા વગેરે આ પ્રસંગે હાજર રહ્યાં હતા

નાણાં મંત્રાલયની આર્થિક બાબતોની શાખાના અંદાજપત્ર ડીવીઝને આ અંગેનો પરીપત્ર બહાર પાડથો છે

ખર્ય સચિવ દ્વારા વિવિધ સચિવો અને નાણાંકીય સલાહકારો સાથે નવેમ્બરના પ્રથમ અઠવાડીયા સુધી બેઠકો યોજાશે

પોલીસ દ્વારા આ કેસમાં કરાયેલી આ ચોથી ધરપકડ છે

ગઇકાલે પોલીસે જોય થોમસને અધિક મુખ્ય મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટની અદાલતમાં રજૂ કર્યા હતા ઉલ્લેખનીય છે કે ગયા ગુરૂવારે પોલીસે એચ ડી આઈ એલ ના નિયામક રાકેશ વાધવાન અને તેના પુત્ર સારંગની આ કેસમાં ધરપકડ કરી હતી તેમને નવમી ઓકટોબર સુઘી પોલીસ કસ્ટડીમાં રખાયા છે

દુર્ગાપુજાના ત્રીજા દિવસ નિમિત્તે નવરાત્રી દરમિયાન વિશેષ પુજા અર્ચના કરવામાં આવી છે કુમારી પુજા અને સંધી પુજા પણ આજે થાય છે ગુજરાતમાં નવરાત્રી નિમિત્તે ઠેર ઠેર ગરબાઓની રમઝટ જામે છે તેને માણવા દેશભરમાંથી અને વિદેશમાંથી પણ પ્રવાસીઓ આવ્યા છે વરસાદી છાંટણાઓ છતાં ગરબા ઉલ્લાસપુર્વક જામી રહયાં છે આસામમાં દુર્ગાપુજા નિમિત્તે મંડપો ઉભા કરવામાં આવ્યા અને મોટી સંખ્યામાં લોકો પુજન કરી રહયાં છે શાંતીપુર્ણ રીતે દુર્ગાપુજા યોજાય તે માટે બંદોબસ્ત ઉભો કરવામાં આવ્યો છે

મહા અષ્ટમી નિમિત્તે સવારે અંજલી આપવામાં આવી હતી બેલૂર મઠમાં કુમારી પુજા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટયા હતા

દુર્ગાપુજા નિમિત્તે વિવિધ રેસ્ટોરન્ટમાં પણ ખાણીપીણી માટે લોકો ઉમટયા છે

દુર્ગાવાડી ખાતેના એકસોથી વધુ વર્ષ જુના મંદિરે દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટયા છે રાજવી સમયથી આ પરંપરા યાલી આવે છે આ વર્ષે વડી દઆલતના આદેશ અનુસાર કોઈ પશુ પંખીનો ભોગ ચઢાવવામાં નહી આવે વિવિધ ધર્મ વર્ગના લોકો આ ઉજવણીમાં જાડાય છે

શ્રી કોવિંદે કહયું કે દુર્ગા પુજા અસુરીતત્વો ઉપર દેવીતત્વના વિજયનું પ્રતિક છે એવી પણ માન્યતા છે કે અંતે ન્યાય અને સત્યનો વિજય થાય છે ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે આ આસ્થા લોકોને સત્ય પ્રામાણીકતા અને ન્યાયનો માર્ગ પસંદ કરવા પ્રેરે છે પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે દુર્ગાપુજા લોકોના જીવનમાં આનંદ સારૂ ભાગ્ય અને સમુર્રેધ્ધ લાવે તેવી શુભેચ્છા